જેમાં ગુજરાત રાજ્ય અનામત પોલીસ દળ એસ

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સુરક્ષા સેવા કર્મીઓને ઉત્તરોત્તર વધુ સુવિધાઓ આપીને પોલીસ દળનું મનોબળ વધાર્યું છે કોરોના કાળમાં અગ્રહરોળના કોરોના વોરિયર્સ તરીકે સેવા આપનારા એસ

કર્મીઓને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા રાજકોટના મેયર ગૃહના અધિક મુખ્ય સચિવ સહિત ગુજરાત પોલીસ આવાસ નિગમના એમ ડી આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા પેટા ચૂંટણી રાજ્ય વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ભરાયેલા ઉમેદવારીપત્રો પાછા ખેચવાનો આજે છેલ્લો દિવસ હોવાથી ચૂંટણીજંગમાં કેટલા ઉમેદવારો રહ્યા છે તે ચિત્ર આજે સ્પષ્ટ થશે

જેમાં જિલ્લામાં કપાસનું વાવેતર કરતા ખેડૂતોની પરિસ્થિતી તથા અન્ય મુશ્કેલીઓની ચર્ચા કરી હતી તેમજ નવા કૃષિ બીલની વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ કપાસના પાકમાં ગુલાબી ઇયળ તેમજ ફોલ આર્મીવોર્મના સંકલિત નિયંત્રણ વિશે વિગતવાર માહિતી આપી હતી

ડી આર એફ

હવામાન અરબી સમુદ્રમાં ઉદ્દભવેલું હવાનું હળવું દબાણ પશ્ચિમ દિશાએ આગળ વધીને નબળુ પડ્યું છે

યાયાવર પક્ષી ગુજરાતમાં શિયાળાના આગમનની સાથે અનેક યાયાવર અને પ્રવાસી પક્ષીઓ ગુજરાતની મહેમાનગતિ માણવા આવે છે ભાવનગરમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ પ્રવાસી પક્ષીઓ ખાર વિસ્તારમાં આવી પહોચ્યા છે

અહી નવેમ્બરથી ફેબ્રુઆરીની પક્ષીઓને જોવાનો શ્રેષ્ઠ સમય છે જો કે સ્થળાંતર કરનાર પક્ષીઓ ઓક્ટોબરથી જ આવવાનું શરૂ કરે છે અને એપ્રિલ સુધી રહે છે પરંતુ શિયાળાની મધ્યમાં તેમની વસ્તી ટોચ પર પહોંચે છે પક્ષીઓને જોવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવાર અને સાંજે છે